સમગ્ર રાજ્યમાં ફજુ બે અઠવાડિયા સુધી પાન ગુટખા બીડી સીગરેટની વેચાણ કરતી દુકાનો અને લિકર શોપ ચાલુ કરી શકાશે નહીં ઓરેન્જ અને ગ્રીન ઝોન વિસ્તારોમાં કેબ અને ટેક્સી સેવાઓ ડ્રાયવર વત્તા બે મુસાફરો સાથે યાલુ કરી શકાશે ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં એસ ટી

કચ્છ ઓરેન્જ ઝોનમાં હોવાથી માત્ર પ્રતિબંધિત સિવાય બધા જ ધંધા રીજગાર યાલુ રાખવાનું જાહેરનામું કચ્છ કલેકટરે બહાર પાડ્યું છે

એ સિવાય બધું જ જેમ કે કરીયાણા મેડીકલ હોટેલ રેસ્ટોરેન્ટ ટી સ્ટોલ ફરસાણ હેર સલૂન કાપડ કટલેરી સોની પગરખા જેવા તમામ નાના મોટા વેપાર ચાલુ રકહાવાની એક મોટી છૂટ મળતા જીલ્લાના વેપારીઓને એક મોટી રાહત થઇ છે જયારે દ્રેન સેવા જાહેર પરિવહનની બસો આંતર રાજ્ય અવાર જવર વગેરે જેવી સેવાઓ બંધ રહેશે

કચ્છ મજુરોને પરત જવા મંજુરી વ્યવસ્થા કચ્છ માં અટવાયેલા પરપ્રાંતના શ્રમિકો ને પોતાના વતન રાજ્યમાં જવાની વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવાઈ છે પરંતુ આ પ્રક્રિયામાં સૌ એ કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે

જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી

એ જારી કરેલા હૂકમમાં જણાવ્યા અનુસાર ઓરિસ્સા રાજ્ય માટે જીઆઈડીસીના જનરલ મેનેજર પંકજ આયાર્યને નોડેલ અધિકારી બનાવાયા છે એ જ રીતે બિહાર ઝારખંડ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગૌરવ પ્રજાપતિને નોડેલ ઓફિસરની જવાબદારી સોંપાઈ છે દિલ્હી પંજાબ હિમાચલપ્રદેશ હરિયાણા જમ્મુ કાશ્મીર લદ્દાખ અને મહારાષ્ટ્ર માટે આયોજન અધિકારી એમ

રાઓલ મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢ માટે આર

ઓ

ડી પટેલ તો પશ્ચિમ બંગાળ અને નોર્થ ઈસ્ટના રાજ્યો માટે ડીઆઈએલઆર શૈલેશ દવે કર્ણાટક તામિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા કેરળ માટે જિલ્લા પ્રાથમિક અને શિક્ષણાધિકારી સંજય પરમારને નોડેલ અધિકારીની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે કચ્છથી બહાર જવા માંગતા લોકો સંબંધિત તાલુકા મામલતદાર અને ડિજિટલ ગુજરાત વેબસાઇટ હેઠળ ઓનલાઈન અરજી કરી શકશે

આ તમામ શ્રમિકોને કેન્દ્રિય ગૃહમંત્રાલયથી પરવાનગી મળ્યા બાદ ઓનલાઇન સુવિધા અને જિલ્લા હેલ્પલાઇન નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે સુત્રોના જણાવ્યા મુજબ આમાંથી પાંચ લાખ પચાસ હજારથી વધુ શ્રમિકો ઉત્તર પ્રદેશના છે

જનરલ હોસ્પિટલમાં દાખલ અંજારના એક શંકાસ્પદ વૃધ્ધ દર્દીનું રીપોર્ટ આવે તે પૂર્વે જ મોત થઈ જતાં આરોગ્ય તંત્રમાં ચિંતા ફેલાઈ હતી જો કે દર્દાના મૃત્યુની થોડીક મિનિટો બાદ તેનો રીપોર્ટ નેગેટીવ આવતાં હાશ થઈ છે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ

જે તમામ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યાં છે નેહ્લ ઠક્કર કચ્છ ખાનગી શાળા પ્રવેશ પ્રતિબંધ કચ્છની કોઈપણ ખાનગી શાળામાં કોરોના લોકડાઉન દરમ્યાન પ્રવેશ પ્રક્રિયાની મનાઈ ફરમાવતો આદેશ બહાર પાડવા માં આવ્યો છે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે કહ્યું છે કે હાલ લોકડાઉનની પરિસ્થિતિને લીધે આજથી શાળાઓમાં વેકેશન જાહેર કરાયું છે ત્યારે આગામી નવાં સત્ર માટે કચ્છની કોઇપણ ખાનગી શાળાઓ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તે માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી શકશે નહીં હાલના સંજોગોમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાય તો વાલીઓનો ધસારો થાય અને સરકારના સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ થાય તેમ હોઇ શિક્ષણ તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે